ઃ મુંદ્રા બંદરે ઓક્સિજન માટેના ત્રણ ક્રાયોજેનિક ટેન્કની પહેલી ખેપ સાઉદી અરેબિયાથી આવી પહોંચી

રાજ્ય સરકાર તમામને વિનામૂલ્યે રસી આપશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સ સુધી જીવન ઉપયોગી કીટ પહોંચાડીને તેમને વિશ્વાસ અપાવીએ કે સમાજ તેમની ચિંતા કરે છે જીવન વપરાશની કીટ તૈયાર કરવામાં સહયોગ કરનાર અમિતાભ શાહ અને તેમની સંસ્થા યુવા અનસ્ટોપેબલની સેવાને પણ શ્રી દેવવ્રતે બિરદાવી હતી તેમણે કહ્યું હતું કે માનવ સેવાને જ પ્રભુ સેવા માની સંક્રમિતોની સેવા કરી રહેલાં કોરોના વોરિયર્સનું ઋણ ચૂકવી શકાય તેવું નથી

અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા જરૂરી સંસાધનો અને મુખ્યમંત્રી રાહત ભંડીળમાં આર્થિક સહયોગ આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી મુખ્યમંત્રીએ તેમની ભાવનાની પ્રશંસા કરીને વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓ વતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ અમેરિકાથી ગુજરાતમાં રસી ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ય અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂંક કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું છે કે જિલ્લાતંત્ર સાથે કોરોના અંગેની સમીક્ષા તેઓ સતત કરતાં રહે છે અને લોકોને વધુ મદદરૂપ બનવાની પ્રવૃ ત્તિમાં જન સહયોગ લેવાની અપીલ પણ કરતાં રહે છે

અદાણી જુથના પ્રયાસોથી સાઉદી અરેબિયા પાસેથી આ ત્રણ ટેન્ક મેળવામાં આવી છે અને તેને દમ્મામ બંદરથી જહાજમાં ચડાવી મુંદ્રા માટે રવાના કરવામાં આવી હતી

મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન માળખું વિસ્તૃત કરવા માટે અદાણી જુથ મોટા પાયે સેવામાં લાગી ગયું છે જે હેઠળ કાયોજેનિક ઓક્સિજન ટેન્કની પહેલી ખેપ મુંદ્રા આવી પહોચી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી એસ ટી બસની પાછળના ભાગે મોટરકાર અથડાતાં અકસ્માત સર્જાથો હતો કારમાં પાંચ વ્યક્તિ મુસાફરી કરી રહી હતી એવું પ્રાથમિક રીતે જાણવા મબ્યું છે

ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડની સ્થિતિ અંગેની ત્રણ સમીક્ષા બેઠકો યોજાઇ હતી જે બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા

તેમણે જિલ્લામાં મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે વિગતે માર્ગદર્શન આપ્યું હતું

ડાંગ જિલ્લામાં આજે સોળ નવા કેસ નોંધાયા છે જેની સામે નવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગનો દર વધારવામાં આવ્યો છે તેમજ લોકોને કોરોના સામે રક્ષણ આપવા જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની સઘન કામગીરી થઈ રહી છે

કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

આ અંગે ડોક્ટર અરવિંદ પટેલે વધુ માહિતી આપી